મંત્રાલયે જણાવ્યું છે કેઅંદાજપત્ર તૈયાર કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે ગયા મહિને મંત્રાલયે અંદાજપત્રની પ્રક્રિયા શરૂ કરી હતી અને આ દરમ્યાન ચાલુ નાણાકીય વર્ષ માટેના સુધારેલા ખર્ચ અને આગામી નાણાકીય વર્ષ માટેના અંદાજ અંગે સ્ટીલવિજળી અને રહેણાંક અને શહેરના વિકાસ કામોને લગતા વિવિધ કામો માટે બેઠક યોજવામાં આવી હતી નેફ્લ ઠક્કર ઈસરો ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર ઈસરોએ આજે સવારે શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર પરથી હાઈસીસ ઉપગ્રહનું સફળ પરીક્ષણ કર્યું છે

ઈસરોનું આ મીશન સૌથી લાંબા પ્રક્ષેપણ મિશનોમાંનું એક છે યાનના કુલ ઉડ્ડયનનો સમય બે કલાક જેટલો છે આ ઉપગ્રહની સમયમર્યાદા પાંચ વર્ષથી વધુ હશે

પત્રકારત્વ કે સમૂહ માધ્યમમાં અનુસ્નાતક ડીપ્લોમા કે ડીગ્રી અથવા કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે પત્રકારત્વમાં બે કે તેથી વ્ધુ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે

આ માટે વિભાગીય નિયામકે તમામ ડેપો મેનેજરોને સુચના પણ આપી દીધી છે

આ કેમ્પમાં ગેઇમ્સના રેસિડેન્ટ સ્ત્રીરોગ નિષ્ણાત સેવા પૂરી પાડશે

ચલણ ત્યારબાદ પણ ભરી શકાશે તેમજ તા

જે માટે કોઇ અલગથી ફી લાગશે નહીં વિદ્યાર્થીઓનું પ્રિન્સીપલ એપુવલ બાકી હોય તો તે પણ તા